એક ખાનગી દી વી ચેનલ સાથે વાત કરતાં સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યુ હતું કે વિડીયો કોન્સફરન્સના માધ્યમથી આ બેઠક યોજાશે

જુનાગઢ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ત્રણસો ઓગણીસ કરોડની ભૂ ગર્ભ ગટર યોજનાનું ઈ ભૂ મિપૂ જન કર્યું હતું અને આત્મવીશ્વાસ સાથે કહ્યું હતું કે ઐતિહાસિક શહેર જૂનાગઢ તેની ભવ્યતા ફરીથી પ્રાપ્ત કરે તેટલું સચોટ આયોજન ગુજરાત સરકારે હાથ ધર્યું છે તેમણે સાસણ ગીર દેવળિયા ખાતે રૂ

ગિરનાર રોપ વે ને કારણે વિશ્વભરના પ્રવાસીઓનું ધ્યાન જૂનાગઢ તરફ ખેંચાય રહ્યું હોવાનું શ્રી રૂપાણીએ જણાવ્યુ હતું

અને વિવિધ પ્રકારના શાંકભાજીફળછોડ ઉછેરવામાં આવ્યા છે

જેમાં શપિંગ રાજયમંત્રી મનસુખભાઈ માંડવિયા પણ ફાજરી આપે તેવી શક્યતા છે

ડીપીટીના સુ ત્રોમાંથી મળતી માહિતી મુજબ આ ચિંતન બેઠકમાં તમામ બાર મહાબંદરીના અધ્યક્ષ શિંપિંગ સચિવ ઈન્ડિયન પોર્ટસ એસોસીએશનના પ્રતિનિધીઓ ઉપસ્થિત રહેશે દરમ્યાન આવતીકાલે સાંજે તમામ મહાબંદરો ગાહોના અધ્યક્ષો કાળાડુંગરે યોજાતી મહાઆરતીમાં પણ ઉપસ્થિત રહેશે ત્રિદિવસીય આ બેઠકમાં આજે તમામ મહેમાનો ટેન્ટસીટી તેમજ આસપાસના ગામડાઓની મુલાકાત લેશે અને રણમાં સુ ર્યાસ્ત નિફાળશે અને રાત્રે લોકસંગીતના કાર્યક્રમને માણશે તેમજ આવતીકાલે ચિંતન બેઠકનો પ્રારંભ થશે